જયશંકરે કેવડીયા ખાતે આદિજાતી યુવાઓ માટે અદ્યતન કૌશલ્ય વિકાસ કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું

ગાંધીનગર ખાતે ગઇકાલથી શરૂ થયેલા વૈશ્વિક બટાટા સંમેલનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ વિડિયો કોન્ફરેંસ થી સંબોધન કર્યું હતું

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આ પ્રસંગે કહ્યું હતું કે વિશ્વમાં બદલાતી જતી ખાન પાન પદ્ધતિ અને પ્રોસેસ્ડ ક્રડની વધતી માંગ સામે બટાટા ઉત્પાદનમાં વેલ્યુએડીશન અને અદ્યતન પાક પદ્ધતિની જરૂરિયાત આવશ્યક છી કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષ વર્ધને કોરોના વાયરસના લક્ષણો દેખાય તો રાષ્ટ્રીય હેલ્પલાઈન નંબર પર જાતે જ જાણ કરવાની લોકોને વિનંતી કરી છે આ વાયરસ અંગેની પૂછપરછનો જવાબ આપવા આ હેલ્પલાઈન ચોવીસેય કલાક કાર્યરત હોય છે

કોરોના વાઇરસ ની કટોકટી વચ્ચે ચીન માં ફસાયેલા તમામ ગુજરાતીઓને મદદરૂપ બનવા કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે વતન પાછા ફરવા માંગતા લોકો માટે વિમાન પ્રવાસ નું સંકલન ભારત સરકાર સાથે કરવાનું કામ શરૂ કરી દીધું છે ગાંધીનગર ખાતે આવેલા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે મેડિકલ કે અન્ય અભ્યાસ માટે ચીન ગયેલા યુવક યુવતી ના પરિવારજન આ કંટ્રોલ રૂમ નો સંપર્ક કરી મદદ અને માર્ગદર્શન મેળવી શકશે

જયંતિ રવીએ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતની કોરાના વાયરસને પહોંચી વળવાની તૈયારી અંગે માહિતી આપી હતી તેમણે કહ્યું કે કોરોના વાયરસ માટે હાલમાં કોઇ દવા નથી પણ લોકોએ બિનજરૂરી ગભરાવવાની જરૂર નથી કોરોના વાયરસ વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાતો નથી ગુજરાત સરકાર સંપૂર્ણ પણે તૈયાર છે રેપિડ રિસ્પોન્સ ટીમ એલર્ટ કરાઇ છે મોટી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા છે

આ બેઠકમાં આરોગ્ય સચિવ દાદરાનગર હવેલી દમણ અને દીવ ડો એ મુથમ્માએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ

જયશંકરે ગઇકાલે કેવડીયા ખાતે આદિજાતી યુવાઓ માટે અદ્યતન કૌશલ્ય વિકાસ કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું

આ કેન્દ્ર રાષ્ટ્રીય કૌશલ્ય લાયકાત ફેમવર્ક એનએસક્યુએફમાં ગોઠવાયેલ ઘણા કૌશલ્ય અભ્યાસક્રમો નિ શુલ્ક ચલાવશે

ખેડૂતોના હિતમાં વધુ એક નિર્ણય લેતા રૂપાણી સરકારે નક્કી કર્યું છે કે હોર્સ પાવર આધારિત વીજ બીલ ભરતા ખેડૂતોને કરારિત વીજભાર કરતા વધારાના વીજભારને નિયમિત કરાવવાની તક આપવામાં આવશે ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે આ અંગે જણાવ્યુ છે કે વધારા નો વિજ ભાર નિયમિત કરાવવા માટે એક માસનો સમય આપવામાં આવશે અને પુરવણી વીજ બીલ ભરવામાંથી મુક્તિ મળશે

સિપોરની પ્રાથમિક શાળામાં યોજાયેલા આ વાર્તાલાપમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શેઠ સી

કોલેજના ભૂતપૂર્વ આચાર્ય શ્રી બુઘ્ઘિધન ત્રિવેદીએ વક્તવ્ય આપ્યું હતું તેમણે પોતાના અનુભવો વર્ણવતા શાળાના બાળકોને વ્યસન મુક્તિ અપનાવવા અને મૂલ્ય નિષ્ઠ જીવન જીવવા અનુરોધ કર્યો હતો શ્રી ત્રિવેદીએ ગીતો અને વાર્તા દ્વારા વિદ્યાર્થીઓને ગાંધીજીના જીવનના પ્રસંગો વર્ણવી તેમાંથી શીખ લેવા અનુરોધ કર્યો હતો

જિલ્લા રોજગાર કચેરી દ્વારા આવતીકાલે તાલુકા કક્ષાએ ઔદ્યોગિક ભરતી મેળાનુ આયોજન ખેરાલુમાં આઇટી આઇ ખાતે કરાયુ છે

અમદાવાદ ખાતે આવેલા દૂરદર્શન કેન્દ્રમાં કાર્યરત સમાચાર વિભાગ માં કેસ્યુઅલ પેનલ ઉપર કાબેલ લોકો ને કામ કરવાની તક મળે તેવી જાહેરાત બહાર પડી છે